મુખ્યમંત્રીએ આ અવસરે થોગનો મહિમા સમજાવતાં કહ્યું કે ચોગ માનવશરીરના મન બુઘ્ઘિ અને આત્માને આધ્યાત્મિક રીતે સફજ કરીને પરમાત્મા સાથે જોડે છે મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યુ કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની સ્થાપના કરવામાં આવી છે જેમાં વધુને વધુ થોગ દ્રેનરો જોડાઇને વિવિધ થોગ શિબિરો દ્વારા રાજ્યમાં અબાલવૃ ધ્ધોને યોગસાધનાની પ્રેરણા આપી રહ્યાં છે

અત્યારસુ ધીમાં રાજ્યમાં કોઇપણ વ્યક્તિમાં રસીની ગંભીર આડઅસર જોવા મળી નથી આરતી ભદ્દ શિવરાત્રી ઉજવણી આજે સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કોરોનાનાની ગાઈડલાઈન મુજબ થઈ રહી છે

જે મુખ્ય સ્થળેથી પસાર થઈ ગોસ્વામી સમાજવાડી પહોંચી હતી

અદાણી સંચલિત જી

જનરલ હોસ્પિટલમાં આવતા આંખના દર્દીઓને ઝામર વિષે સજાગતા કેળવવા અને વખતોવખત આંખોની તપાસ કરાવતા રહેવા ઉપર ભાર મૂ કવામાં આવ્યોછે

જનરલ હોસ્પિટલની આંખ વિભાગના વડાએ ઝામરના લક્ષણો અંગે જણાવ્યુ હતું કે ઝ્લુકોમાં ઝામરમાં ઓછા પ્રકાશમાં કામ કરવું મુશ્કેલ થાય છે ઉપરાંત આંખોમાં પાણી આવવું અયાનક દ્રષ્ટિ ઘટી જવી આંખોની યારે બાજુ દૂખાવો થવો અને માથું દ્રૃખવું તેના મુખ્ય ચિહ્નો છે